આજે સવારે ઉંચાઇવાળા રોડ ઉપરથી પસાર જઇ રહેલી મીની બસ નીચે ઉંડા ખાડામાં પડી જવાથી અકસ્માત થયો છે મીની બસ કેશવાનથી કિશતવાડ થઇ રહી હતી ત્યારે સિરગવાડી નજીક બસ ઉંડા ખાડામાં પડી ગઇ હતી બચાવકાર્ય ચાલી રહ્યું છે

તેમાં વિધાનસભાની જેમ સંસદીન બે બેઠક પણ જાહેર કરવા રજૂઆત કરી હતી

પી જી

નવા દરો આજથી અમલમાં આવ્યા છે દર ઘટાડા પછી દિલ્હીમાં સબસીડી વગરના એલ

એવી જ રીતે સબસીડીવાળા એલ

આજે એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાર વર્ષ પહેલા આજના દિવસે ડિજીટલ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી આનો ઉધ્યેશ ટેકનોલોજીનો ઉપયોગ લોકો માટે સહજ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે તેમણે કહ્યું છે કે ડિજીટલ ઇન્ડિયા એક જન આંદોલન છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેઓ ડિજીટલ ઇન્ડિયા કાર્યક્રમને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહેલા લોકોનું સન્માન કરે છે અને તેમના આગળના કાર્ય માટે શુભકામનાઓ પાઠવું છૂં

લોકોની સહભાગીદારીમાં જળસંગ્રહ માટેની સુવિધા વધારવી તથા જળસંગ્રહના મુદ્દે લોકજાગ્રત્તિ કેળવવી એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત નવી દિલ્હીમાં આ અભિયાનનો આરંભ કરાવશે

તેઓ વિવિધ જળસંગ્રહ અને સંરક્ષણનાં પગલાઓનું અમલીકરણ કરાવશે ગઇકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પાણી બચાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કરવા તથા પાણીના દરેક ટીપાને બચાવવા માટે કહ્યું હતું તેમણે કહ્યું હતું કે એક જાગરૂકતા અભિયાન શરૂ કરવું જોઇએ કે જે ફકત પાણી સંબંધીત સમસ્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરે પરંતુ પાણી બચાવવાના વિવિધ ઉપાયોનો પણ પ્રચાર કરે

સ્થાપના બાદથી ગુવહાટી ઓલ ઇન્ડિયા રેડીયો સ્ટેશન અને સમાચાર વિભાગે પોતાના મૂળ મૂલ્યોને જાળવી રાખીને સરસ કાર્ય કર્યૂં છે

સ્થાપના દિવસ સમારોહના ઉપલક્ષમાં આજે સાંજે ગુવાહાટીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ મેઘ મલ્હારનું આયોજન કરવામાં આવ્યું છે

ન્યાયાધીશ એ

ખાનવીલકર અને ન્યાયાધીશ અજય રસ્તોગીએ અરજદાર અસીમ શરીફની અરજી ફગાવી દીધી હતી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા તપાસના અંતે અસીન શરીફ સહિત બીજા લોકો સામે આરોપો ઘડચા હતા અસીમે એનઆઇએના આરોપો ઘડવાના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો

એસ ટી ને આજે બે વર્ષ પૂર્ણ થયા છે

એસ ટી વેરો અમલમાં મૂકાયો હતો

એસ ટી વેરાને બે વર્ષ થયા એ નિમિત્તે આજે દિલ્હીમાં યોજાનાર ખાસ સમારંભમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાક઼ર અધ્યક્ષ સ્થાને રહેશે આ પ્રસંગે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જી એસ ટી અંગેના પુસ્તકનું વિમોચન કરાશે

એસ ટી ના અમલીકરણમાં નોંધપાત્ર કામગીરી કરનારા અધિકારીઓને આજે પ્રમાણપત્રો એનાયત થશે

એસ ટી વેરાના અમલીકરણના પગલે એકથી વધુ વેરાના બદલે એક જ વેરો અમલમાં આવતા વેરા માળખું સરળ પારદર્શક તથા ટેકનોલોજી આધારીત બન્યું છે નાણામંત્રાલયે જણાવ્યું છે કે જી એસ ટી ની નવી રિટર્ન વ્યવસ્થા આજથી પ્રાયોગિક ધોરણે અમલમાં મુકાશે ત્યારપછી આગામી પહેલી ઓક્ટોબરથી આ વ્યવસ્થા કાયમી ધોરણે લાગુ થશે નાના કરદાતાઓ માટે સહજ અને સુગમ રિટર્નની દરખાસ્ત છે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જી એસ ટી એક નવી વ્યવસ્થા છે અને સરકાર ગ્રાહકોના હિતમાં તેમાં ફેરફારો કરશે

ગઇકાલે પટનામાં પરિસ્થિતીની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી અશ્વીનીકુમારે સંબંધીત વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં ગ્લુકોઝ અને ઓ આર એસ ના પેકેટોનું વિતરણ કરવાની સૂચના આપી હતી તબીબોની સમિતીએ જણાવ્યું છે કે એન્સેફલાઇટીસથી પીડાતા મોટાભાગના બાળકો કૂપોષણથી પીડાય છે

આરોગ્ય વિભાગે રોગચાળાને નિયંત્રણમાં લેવા લોકજાગ્રતિ ઝ઼બેશ શરૂ કરી છે ઉત્તરપ્રદેશમાં જાપાનીઝ એન્સેફલાઇટીસ અને એક્યૂટ એન્સેફલાઇટીસને ડામવા આજથી અભિયાન શરૂ કરાશે

જી એસ

દ્વાાર નાણાના કરાતા વ્યવહારો હવે સસ્તા થશે ભારતીય રિઝર્વ બેંકે આ પ્રકારના વ્યવહારો ઉપર કોઈ ચાર્જ નહીં લેવાનો નિર્ણય લીધો છે આઈબીઆઈએ નાણાં વ્યવહાર અંગેનો નિર્ણય આજથી અમલમાં મૂકવાની જાહેરાત કરીને બધી જ બેંકોને આ નિર્ણયનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની સૂચના આપી છે ડિજીટલ વ્યવહારો ઉપર રિઝર્વ બેંકનો ચાર્જ તથા બેંકો દ્વારા લેવાતા સેવા માટેના ચાર્જનો સમાવેશ થાય છે

નો ઉપયોગ મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહારો માટે જ્યારે એન

નો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ માટે થાય છે

રાજ્યપાલ સત્યપાલ મલિક આજે અમરનાથ ગુફા ખાતે યોજાનારી પ્રથમ પૂજામાં ભાગ લેશે